ગઈકાલે બાંગ્લાદેશના રામગઢ અને દક્ષિણ ત્રીપુરાના સબરૂમને જોડતી ફેની નદી પર મૈત્રી સેતુનું ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ વિસ્તાર વેપાર કોરિડોર તરીકે વીકસિત થઈ રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોના રેલવે માર્ગ અને જળમાર્ગોથી જોડવાના અનેક પ્રોજેકટસ લાગુ કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ત્રિપુરાની સાથે સાથે આસામ મિઝોરમ અને મણિપુરને પણ ફાયદો કરશે જે બાંગ્લાદેશ અને અશિયાના અન્ય દેશો સાથે જોડાશે મૈત્રી સેત્રના ઉદઘાટન સાથે અગરતલા લગભગ આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદરનું શહેર બની ગયું છે

નાયબ મુખયમંત્રી નીતિનભાઈ પટેલે આ મુદ્દે આગળ જણાવ્યું હતું કે કાયમી જગ્યાઓ ઉપરાંત વધુ જરૂરિયાત હોય તયાં આઉટસોર્સિંગથી ભરતી થાય છે અને આઉટસોર્સિંગના કર્મીઓને એસ્ક્રો એકાઉન્ટથી પુરેપુરો પગાર જમા કરાય છે આટલે કોઈનું શોષણ થવાનો સવાલ જ નથી

પાટિલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણી હાજર રહ્યા હતા

નેહલ ઠક્કર રાજ્ય કોરોના દેશમાં વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે કોરોના સંક્રમણ પણ વધી રહ્યું છે મહાનગરો અને અન્ય જિલ્લાઓમાં પોઝિટિવ કેસોની સંખ્યમાં ઉછાળો જોવા મળી રહ્યો છે

ભારત સરકાર દ્વારા ઘઉં માટે લધુત્તમ ટેકાનો ભાવ રૂા

નેહલ ઠક્કર લખપત બીએસએફ કેમ્પ ખાતે રસીકરણ દેશભરમાં હાલ રસીકરણ અભિયાન યાલી રહ્યું છે ત્યારે સામાન્ય લોકોની સાથે દેશના સૈનિકોને કોરોનાથી રક્ષણ આપવા માટે રસી આપવામાં આવી રહી છે

સરફદના સંત્રી તરીકે ફરજ બજાવતા સૈનિકોએ સરકારની કોરોના અટકાવ અભિયાન હેઠળની કામગીરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો